કચ્છ સહિત રાજ્ય અને દેશભરમાં ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબનના સ્વપ્નને પુરુ કરવાના વ્યવસ્થામાં પ્રધાનમંત્રી શ્રી મોદી જણાવ્યું હતું કે દેશને ગરીબીમાંથી મુક્ત મારે કરવા ઉર્જાનો વિકાસ મહત્વનો બનશે

ગાંધીજીવન કથન સાથે સંકળાયેલા આ સંગ્રાહાલયમાં મહાત્મા ગાંધીના સંસ્મરણો સાચવવામાં આવ્યા છે આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકરૂપે આવાસો અર્પણ કર્યા હતા પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે સૌરાષ્ટ્રની ભૂમિને ચક્રધારી મોહનથી ચરખાધારી મોહનની ભૂમિ ગણાવી હતી તેમણે કહ્યું કે રાજકોટ હવે ગાંધી જીવનના નકશાનું અભિન્ન અંગ બની ગયું છે જે વ્યક્તિને ગાંધીજીના જીવન વિશે જાણવું હશે એ સમજણ કેળવવા રાજકોટની ઓલ્ફેડ હાઈસ્કુલમાં નિર્મિત ગાંધી સંગ્રાહાલય જોવું પડશે તેવી સ્થિતિનું હવે નિર્માણ કર્યું છે

આ ગામોમાં જરૂરત મુજબ મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પડાશે રાહતભાવે ઘાસચારો અપાશે અને પીવાનાપાણીની વ્યવસ્થા કરાશે

ત્યારે હાલમાં રાજ્ય સરકારે બન્ની વાસીઓની માંગને સ્વીકારતા બન્નીના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે

ચોમાસમાં કોરા ધાકોર રહીગયેલા કચ્છમાં આભમાંથી ઓગનવર્ષા થઈ રહી હોવાથી તાપમાનનો પારો ઉચો ગયો હતો